આ પેટાચૂંટણી માટે આજથી જાહેરનામું બહાર પડતાં ઉમેદવારીપત્રો સ્વીકારવામાં આવશે

આ સાથે પોસ્ટલ બેલેટની પણ વ્યવસ્થા કારવામમાં આવી છે

કોવિડને ધ્યાન રાખીને ચૂંટણી યોજવામાં આવશે

યૂંટણીમાં મતદાન મથકે કર્મચારીને થર્મલ ગાન માસ્ક સેનિટાઈઝર પીપીઈ કીટ વગેરે ઉપલબ્ધ કરવામાં આવશે

ગરબા ઉપરાંત દશેરા દિવાળી શરદ પૂનમ અને નૂતન વર્ષ ના સ્નેહમિલન જેવા તહેવારોની ઉજવણીને પણ આ નિયમ લાગુ પડશે

નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે પરંતુ ફોટા કેમૂતિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં કરી શકાય

નેહ્લ ઠક્કર અબડાસા પેટા ચૂંટણી અબડાસા વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે વિધિવત જાહેરનામું બહાર પડ્યું છે જિલ્લા મથક ભુજના ટાઉનહોલ ખાતે કોરાનાની સ્થિતિને ધ્યાને લઈ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયેલું રહે એ રીતે તાલીમ ગોઠવવામાં આવી છે

તાલીમબદ્ધ થયેલા આ માસ્ટર દ્રેઈનર હવે શનિવારે પોલિંગ સ્ટાફને તાલીમ આપશે હાથ ધરાયેલી તાલીમના તાલીમાર્થીઓને થર્મલ ગનથી ક્રીનિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો

સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને મેડિકલ કોલેજમાં સ્ટુડન્ટને આ કામગીરી સોંપાઇ છે

યારેક દર્દી અહીં દાખલ થયા હતા એકને રિફર કરવામાં આવ્યા હતા સ્ટાફ નર્સ વગેરે સ્ટાફ જિલ્લામાંથી મૂકવામાં આવ્યો છે

સી ના તબીબ જરૂર પડે દર્દીઓની સેવામાં છે